ઉપરાંત મખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી કચ્છમાં ચાલતી અછત રાહત કામગીરીની સમિક્ષા કરશે

સમિક્ષા બેઠક બાદ મખ્યમત્રો કોઈ એક ઘાસ ડેપોની જાત મુલાકાત લઈ ઘાસ વિતરણ વ્યવસ્થા અગેની પ્રક્રિયાન પણ જાત નિરોક્ષણ કરે તેવી સંભાવના છે ઉપરાંત મખ્યમંત્રી શ્રી રૂપાણી સંભવતઃ ડીસમ્બર માસના અંતમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ મોદી ભજ સ્થિત સ્મૃતિવન પ્રોજકટ ના પ્રથમ ચરણ લોકાર્પણ કરવાના છે તે કામગીરીની પ્રગતિનું પણ નીરિક્ષણ કરે તેવી સભાવના તંત્ર દવારા વ્યકત કરવામાં આવો છે આશુતોષ અંતાણો ભચાઉ મગફળો ખરીદી પ્રારંભ રાજયસરકાર દવારા નાગરિક પુરવઠા નિગમ હસ્તક ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કચ્છ જિલ્લામાં ભચાઉ ખાતથી કરવામાં આવી

આ પ્રસંગે ઉપસ્થિત ભચાઉ તાલુકાના વિકાસ અધિકારી શ્રી એમ

જાખણીયા ખેતી વિસ્તરણ અધિકારી શ્રી બી સી જોષી રાજયના નાગરીક પુરવઠા નિગમના શ્રી એમ જી જેઠવા સહિતના અધિકારીઓનો ટીમે જણસનું ગડીંગ કર્યું હતં

આ અંગે રેલ્વેના સતાવાર સત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડબર્લીંગ રેલ્વે ટ્રેકના કામના કારણે ભુજ અને ગાંધીધામથી ઉપડતી પાલનપર પેસેન્જર ટન ભીલડી સધી ન દોડશે અન ભીલડીથી જ પરત ફરશે

પ્રવાસોઓને આ બાબતની નોંધ લેવા રેલ્વ દવારા અનરોધ કરવામાં આવ્યો છે